પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે આજથી વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ આઠ સરકારી વિધેયકો રજૂ

રાજ્ય સરકાર શિક્ષણ વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં બજારભાવ કરતા ઓછા ભાવે જમીન આપશે તેમ જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય સરકાર છેવાડાના માનવીને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનારા બે આરોપીઓને અમદાવાદની ગુનાશોધક શાખાએ ગઇકાલે ઝડપી પાડયા

માટે ગઇકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં લેખિત પરીક્ષા યોજાઇ હતી

ટીમોએ ભાગ લીધો છે

આ ત્રણ દિવસના સત્રમાં પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોનો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરાશે અને બેઠક પૂર્ણ થશે ત્યાર બાદ બીજી બેઠક યોજાશે સત્ર દરમ્યાન આઠ જેટલા સરકારી વિધયકો પસાર કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિઘેયક ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધેયક ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક ગુજરાત સુક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અંગેનું સુધારા વિધેયક ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક ગુજરાત વ્યવસાયી ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયક રજૂ કરવામાં આવશે

તેમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે

આપણા વિદ્યાર્થીઓ ઘર આંગણે ડોકટર બને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય તા

હવે વિદેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે તે પ્રકારના આયોજનો સાથે આપણે આગળ વધી રહ્યાં છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં કે

મુખ્યમંત્રી આરોગ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂજ ખાતે કચ્છી લેવા પટેલ એશ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ સંચાલિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુર્ફત કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર છેવાડાના માનવીને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે કચ્છી માડૂઓએ સાહસ અને ખમીરથી કચ્છને શીરમોર જીલ્લો બનાવ્યો છે

પકડાયેલા બન્ને આરોપીઓ મૂળ જસદણ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે જસદણનો જશો વનરાજ સોલંકી અને તારાપુરનો કાળા માથુ સુરીયા કુઝ્ગા વેચવાનું કામ કરતા હતા

ત્યારે આ બન્ને શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ હતી બંન્નેની પુછપરછમાં પીડીતાએ ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળે છે અને બંન્નેની ગુનામાં સંડોવણી હોવાના પુરાવા મળ્યા હોવાનું તોમરે જણાવ્યું છે

પટેલના વરદહ્સ્તે કપરાડા તાલુકાના પાંચ ગામડાઓના નાના મોટા રસ્તાનું નિર્માણ કરવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થયું છે

પરિણામે એમ્બ્યુન્સની અવરજવર સંભવ બનતા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા મળશે સાંસદ કે

મુખ્યમંત્રી કચ્છ ભૂજ ખાતે બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓની મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિનનિવાસી ભારતીયોને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા આહવાન કર્યું છે કચ્છની બે દિવસની મુલાકાતના બીજા દિવસે ઉમેદભવનમાં યુ કે કેન્યા યુગાન્ડા ઓસ્ટેલિયા નૈરોબીમાં વસતા બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં માળખાકીય સુવિધાઓના કામો ઉદ્યોગો આરોગ્ય સેવાઓ ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ આવી મૂડીરોકાણ કરવા જણાવ્યું હતું

મુખ્તાર અબ્બાસ નકવી કેન્દ્રિય કેબીનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ ગઇકાલે અમદાવાદ ખાતે હુન્નર હાટનું ઉદઘાટન કર્યુ આ પ્રસંગે શ્રી નકવીએ કહ્યું કે હુન્નર હાટ ભારતની સ્વદેશી ઉત્પાદકોની લુપ્ત થઇ રહેલી શાનદાર વિરાસતને જાનદાર બનાવવા માટેનું સશકત અભિયાન છે

ની રણ સીમામાં નાના તીડ દેખાવાના શરૂ થયા છે જેના લીધે ખેડૂતોમાં અને જિલ્લા ખેતીવાડી વિભાગમાં ચિંતા પ્રસરી છે

સરહદે નાના તીડના બચ્યા ઉડીને ભારત બાજુ આવતા હોવાનું સીમા સુરક્ષા જવાનોએ જિલ્લા તા

ટી એફ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે

અંકિતાએ યાલુ વર્ષ જાન્યુઆરીમાં સિંગાપોરમાં રમાયેલી આઈ ટી એફ

ટી એફ